કચ્છના સંસદસભ્ય વીનોદ ચાવડા દ્વારા આયોજીત કાર્યક્રમમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની વિશેષ જાણકારી આપવામાં આવી હતી આ પ્રસંગે બોલતા સંસદસભ્ય વિનોદ ચાવડાએ પ્રધાનમંત્રીના નયા ભારતમાં આદ્વાન અને સંકલ્પને સિધ્ધ કરવા હાથ ધરાયેલા અભિયાનમાં જનતાને સહભાગી બનવા અનુરોધ કર્યો હતો તેમણે સ્વચ્છતા એજ સેવાના સુત્રને ચરિતાર્થ કરવા પર ભાર મુક્યો હતો આજે ભુજ ખાતે આયુર્વેદ નિદાન નિઃશુલ્ક કેમ્પ સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા

આ પ્રેરણાદાઈ પહેલ માટે રાજ્યમંત્રી વાસણભાઈ આહિર જિલ્લા ભાજપા પ્રમુખ કેશુભાઈ પટેલ ભુજ નગરપાલિકા પ્રમુખ લતાબેન સોલંકીએ અભિનંદન પાઠવ્યા હતા

જ્યાં કેટલાક કામો મહદઅંશે પુરા થાય છે

ભુજ અને આસપાસના વિસ્તારમાં બપોર પછી આકાશ કાળા વાદળોથી ઘેરાઈ ગયું હતું તાપ અને ઉકળાટ વચ્ચે શહેર બહાર કોલેજ રોડથી મિરઝાપર વચ્ચેના વિસ્તારમાં વરસાદી ઝાપટ્ થતા પાણી વહી નીકળ્યા હતા જોકે શહેર અંદરના વિસ્તારો કોરા ધાકોડ રહ્યા હતા ભુજ તાલુકાના કુકમા ગામથી આજે બપોર પછી જોરદાર ઝાપટુ થયાના સમાચાર સાપાડયા છે અન્યત્રવરસાદની પ્રતિક્ષા થઈ રહી છે

આજે સવારે નિઃશુલ્ક રોપા વિતરણ સાથે તેનો આરંભ થયો હતો સપ્તાહ દરમિયાન વિવિધ રોજગારી માર્ગદર્શન આરોગ્ય વિભાગ હેઠળ નિંબર સ્પર્ધા બહેરા મુંગા શાળા અને દિવ્યાંગ કન્યા છાાતરાઓને ફળવિતરણ વિગેરે કાર્યક્રમો યોજાયા હતા

સીમા સુરક્ષાદળના પેટ્રોલીંગ સમયે ગઈકાલે બપોરે ઝડપાયો હતો પાકિસ્તાની સિંધ પ્રાંતનો હોવાનું જાણવા મળે છે તેની પાસેથી મોબાઈલ ફોન પાકિસ્તાની ચલણ વિગેરે મળેલ છે